આ સૂચિત કાયદા હેઠળ જમીન માલિકોના હિતનું રક્ષણ કરવા વીશેષ અદાલત સ્પેશ્યલ કોર્ટની રચના કરાશે

જમીનની જંત્રી કિંમત જેટલો શિક્ષાત્મક દંડ પણ ભરવો પડશે

ટિવટર પર શ્રી મોદીએ મન કી બાત કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો નમો એપ અથવા માય જીઓવી મંચ પર જણાવવા નાગરિકોને અનુરોધ કર્યો છે

આરતી ભક્ટ અમદાવાદ રેલવે અમદાવાદ રેલ વિભાગ રેલ મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા અમદાવાદ રેલવે સ્ટેશને મુસાફરોના સામાનને સેનેટાઈઝ કરીને તેને મશીન વડે સલામત રીતે પેક કરવાની પદ્ધતિ અમલમાં મુકી છે આ પ્રકારની વ્યવસ્થા સમગ્ર ભારતમાં રેલ્વે વીભાગમાં પ્રથમવાર અમલમાં મુકાઈ છે આ પદ્ધતિમાં અલ્ટ્રાવાયોલેટ રેડીએશનની મદદથી સામાનને સેનીટાઈઝ કરવામાં આવે છે સ્વદેશી ટેકનોલોજીવાળા આ મશીનની ખાસીયત એ છે કે ટિફીન અન્ન ફળ વગેરે ઉપર અલ્ટ્રાવાયોલેટ રેડીએશનની ખરબ અસર થતી નથી

વધુ વિગતો મુજબ બંગાળની ખાડીની ઉતરી ભાગમાં હળવું દબાણ તેમજ ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર નજીક સાયકલોનિક સરક્યુલેશન ઉપરાંત દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન નજીક એક અીજું હળવું દબાણ ઉત્પન્ન થવાથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધુ રહેશે એમ હવામાન વિભાગથી જણાવાયું છે

જેને લઈને ભુજ નગરપાલિકાએ તળાવમાં અગ્નિશમન દળની બોટ ઉતારી છે રામધૂન સામેના ભાગે ફાયર સ્ટેશનના બે કર્મચારીઓ બોટ પર સતત હાજર છે તો પાવડી પાસે પણ બે કર્મચારી ગોઠવાઈ ગયા છે કોઈ અનિચ્છનીય બનાવ બને તો તરત રેસ્કયુ કરી શકાય માટે આ બોટ રાખવામાં આવી છે વરસાદી પાલર પાણી ભારી હોય માટે તરવૈયા પણ થાકી જાય છે ત્યારે ગમે ત્યારે આવી કોઈ ઘટના બને તો બચાવી શકાય તે માટે સુધરાઈએ વ્યવસ્થા કરી છે

તેઓ છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા તેઓ ઘણા સમયથી કોંગ્રેસ પક્ષ સાથે સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી રવિન્દ્ર ત્રવાડીએ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નરેશ મહેશ્વરીના નિધન અંગે શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે યુથ કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓશ્રીના માર્ગદર્શન હેઠળ કામ કરવાનો અવસર અમૂલ્ય હતો

માંડવી મુન્દ્રા અબડાસા લખપત અને નખત્રાણા વિસ્તારોના ગામોને મોટી અસર પહોંચી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર જે

આ ઉપરાંત વરસાદ ચાલુ હોતાં મરંમત કામગીરી થઈ શકી નથી અમુક વિસ્તારોમાં પાણી ઓસરતા કામગીરી શરૂ કરી શકય હશે તેટલા માર્ગોને પુનઃ શરૂ કરવાના પ્રયત્ન કરાશે આરતી ભક્ટ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન જિલ્લા આપત્તી વ્યવસ્થાપન કેન્દ્રે આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને પગલે નાગરિકોને તકેદારી રાખવા અપીલ કરી છે ડીઝાસ્ટર શાખાએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે જિલ્લામાં નદી તળાવો ડેમોમાં પાણીની આવક ચાલુ છે નીચાણવાળા કોઝવે નીચાણવાળા એરીયા અને અજાણ્યા પાણીમાં વાહનો નાખવા નહીં વહેતા પાણીમાં નદીમાં તળાવો કે તળાવની આવમાં બાળકો યુવાનો કુતુહુલવસ જવું નહીં નાહવાનું જોખમ ન કરવા અને અનિવાર્ય સંજોગો સિવાય ઘરથી બહાર ન નીકળવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપત તંત્ર તરફથી સૂચના આપઈ છે